પી

ઉત્તરપ્રદેશમાં ચ્રંટણી કર્મચારીઓને સલામતીની સઘન સલામતી વ્યવસ્થા સાથે જે તે મતદાન મથકોમાં મોકલવામાં આવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે મધ્યપ્રદેશના સાગર તથા ગ્વાલીયરમાં યોજાનારી સભામાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાહ હરિયાણા અને પંજાબમાં જાહેર સભાઓ યોજશે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

ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લામાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે માન આપવામાં આવે છે

નૌકાદળના જવાનો રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટીતંત્ર સાથે સંકલન સાધીને ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાઘચીજો દવાઓ તથા આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે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 ભારતીય હવાઈદળે પણ રાહત કામગીરી માટે ત્રણ સુપર હરક્યુલીસ વિમાનો મોકલ્યા છે

ફણી ચક્રવાતની સૌથી વધુ અસર પુરી અને આસપાસના વિસ્તારમાં થઇ હતી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 મુખ્યમંત્રી નવિન પટનાયકે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી દરમિયાન ભુવનેશ્વર વિમાન મથકેથી ઉડ્ડયન સેવા ગઇકાલથી ફરી શરૂ થઇ છે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

જેમને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે રાજ્યમાં પક્ષને મજબૂત બનાવવા માટે મીરનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે તેમણેકહ્યું કે દેશમાં આવી હિંસા માટે કોઇ સ્થાન નથી તેમણે મીરના પરિવારને સાંત્વના પાઠવી હતી

એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે ભાજપને મજબુત કરવામાં તેમનું અતિશય યોગદાન રહ્યું છે કાશ્મીરમાં ઉગ્રવાદી દળો ભાજપના કાર્યકર્તાઓનું હિંસા દ્વારા મનોબળ તોડી શકશે નહીં

ઉત્તર કોરિયાના વડા કિંમ જોંગ ઉન આ પરિક્ષણ વખતે ઉપસ્થિત રહ્યા હતા સંરક્ષણ એકમો દ્વારા તૈયાર કરાયેલ એક સાથે ઘણા રોકેટ છોડવાનું યંત્ર તેમજ ગાઇડેડ વેપન્સની ક્ષમતાનું પરિક્ષણ કરવું જરૂરી હોવાથી ઉત્તર કોરિયાએ આ પરિક્ષણ કર્યું હતું દરમિયાન અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઉત્તર કોરિયાના નેતા તેમણે આપેલું વચન ભૂલી જશે નહિ શ્રી ટ્રમ્પે કહ્યું કે આખરે શ્રી કિંમ જોંગને ઉત્તર કોરિયાની આર્થિક તાકાતનો પરિચય થયો હશે અને આ તાકાત મુશ્કેલીમાં મુકાય તેવું કોઇ પગલું ઉત્તર કોરિયા ભરશે એવું તેમને લાગતું નથી

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં ઘણા પુરાવાઓ મળ્યા છે

બીજા દિવસે કેટલીક ધાર્મિક રાજ્યભિષેક વિધી યોજાશે ઘણા થાઇ નાગરિકો માટે રાજાશાહીના આદર અને પ્રજાના અવસરને નિહાળવાનો આ અવસર છે

ઉપરાંત પેલેસ્ટાઇન પ્રાંત પર ટેન્ક દ્વારા હુમલા કર્યા હતા ગાઝાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રોકેટ દ્વારા થયેલા હવાઇ હુમલામાં ત્રણ ઇઝરાયેલી નાગરિકો ઘાયલ થયા હતા જ્યારે ટેન્ક દ્વારા થયેલા હુમલામાં એક બાળકી સહિત તેની માતા અને અન્ય ચાર નાગરિકોના મોત નીપજ્યા છે ઇઝરાયેલે જણાવ્યું છે કે રોકેટને પેલેસ્ટાઇન એન્કલેવથી છોડાયા હતા હવાઇ સંરક્ષણથી ડઝન જેટલા રોકેટોને અટકાવવામાં આવ્યા હતા

દરમ્યાન અમેરીકાએ આતંકવાદી હુમલાઓની કડક ટીકા કરી છે અને યહુદી રાજ્યના સ્વ બચાવના અધિકારને સમર્થન આપ્યો છે

ગઇકાલે શ્રી મુદુરોએ સંરક્ષણ મંત્રી વ્લાદીમીર પેદ્રીનો સાથે ઉપસ્થિત થઇને ટેલિવિઝન પરથી તેમના પ હજાર સૈનિકોને સંબોધન કર્યું હતું અમેરીકાએ મદ્દરોને પદ પરથી દૂર કરવા લશ્કરી કાર્યવાહીની શક્યતા નકારી કાઢી છે જોકે અમેરીકાએ આ હેતુથી અત્યારે પ્રતિબંધો ઉપર તેનો આધાર રાખ્યો છે વિપક્ષના નેતા જુઆન ગાઇડોને ગઇકાલે અણધાર્યું સમર્થન મળ્યું હતું

પી એલ

આ નિર્ણયથી પ્રથમથી નબળાં પડેલા ઇરાનના અર્થતંત્ર ઉપર ગંભીર અસર થશે અને તેનું પરમાણુ શસ્ત્રો અંગેનું વલણ હજી ઉગ્ર બને તેવી સંભાવના છે